કેન્દ્ર સરકારે દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશોનું વિલિનીકરણ કરીને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની યોજના બનાવી છે કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે જણાવ્યું કે આ માટેનું બિલ આવતા અઠવાડિયે લોકસભામાં રજૂ કરવામાં આવશે વિલય બાદ આ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ તરીકે ઓળખાશે તથા મુખ્યાલય દમણ અને દીવ ખાતે રહેશે જમ્મુ અને કાશ્મીર તથા લડાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરાયાના ત્રણ મહિના બાદ સરકાર આ પગલું લઈ રહી છે આ પગલાંથી દેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા નવથી ઘટીને આઠ થઈ જશે

મી નું અંતર હોવા છતાં બંનેના બજેટ અને સચિવાલય અલગ છે વિલય બાદ આ કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટમાં સરળતા આવશે એમ સત્તાધીશોનું માનવું છે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની કલેકટર કોન્ફરન્સ યોજાઇ ગઈ જેમાં મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં જમીન રી સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે જિલ્લા કલેક્ટર ને તેમણે અનુરોધ કર્યો હતો કે એસ

ના કેસોનો ઝડપી નિકાલ લાવો અને આવા કેસ નું ભારણ ઘટાડો તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારી જમીનોની જીયોમેપીંગ પદ્ધતિથી માપણી તથા સરકારી જમીનો પરના દબાણો હટાવવા કડક કાર્યવાહી શરૂ કરો અને તેમાં પરિણામ લાવો વડોદરા જિલ્લાએ કરલી જીયોમેપીંગ મોડલ કામગીરીનો રાજ્યભરમાં અમલ શરૂ કરવાની વાત આ બેઠક માં થઈ હતી

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે

નઙા આ બે દિવસીય કાર્યક્રમને ખુલ્લો મુકશે ઉદ્વાટન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને બી

એસ સંસ્થાના બ્રહ્મવિહાર સ્વામી ઉપસ્થિત રહેશે વિદ્યાર્થી સમુદાય ભારતીય સંસદની કામગીરી સમજી શકે તે માટેનું મંચ ગણાતા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની સહિત વિવિધ મંત્રીઓ સંસદ સભ્યો તેમજ જાણીતા વક્તાઓના સત્રો યોજાશે કાર્યક્રમ દરમિયાન યોજાનારા ડિજીટલ કન્ટેન્ટ પર સેન્સર બોર્ડનું નિયમન આ વિષય પર યોજાનાર ચર્ચા સત્રમાં અભિનેતા અર્જુન રામપાલ અને મનોજ જોષી ઉપસ્થિત રહેશે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટેની રાષ્ટ્ર વ્યાપી યોજના પ્રધાન મંત્રી શ્રમ યોગી માનધન યોજનાને ગુજરાતમાં ઉત્સાહ પૂર્ણ પ્રતિભાવ મળ્યો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જૂનાગઢમાં વિવિધ પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરશે

અને વિદ્યાર્થીઓને ન

ટેબ્લેટ નું પણ વિતરણ કરવામાં આવશે હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પોતાના મન માં રમતા અનેક વિયારો દેશવાસીઓ સમક્ષ આકાશવાણી ના મન કી બાત કાર્યક્રમ મારફતે આવતીકાલે રજૂ કરશે જેનું જીવંત પ્રસારણ આકાશવાણી ની તમામ ચેનલ ઉપરાંત ખાનગી એફએમ ચેનલ દ્વારા દેશભર માં થશે દૂરદર્શન ની તમામ ચેનલ ઉપર પણ જીવંત પ્રસારણ થશે

યુ ટ્યૂબ ઉપર પણ મન કી બાત નું લાઈવ સ્ટ્રીમિંગ થશે રાજકોટ ખાતે નિર્માણ પામનાર એઇમ્સના સ્થળની મુલાકાત દિલ્હીથી આવેલી એક ટીમ દ્વારા કરવામાં આવી હતી રાજકોટ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે તાજેતરમાં દિલ્ફીની એક ટીમ દ્વારા રાજકોટમાં નિર્માણ થનાર એઇમ્સના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી જેમાં એઇમ્સના નિર્માણ અંગેની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી રાજકોટના પરાપીપરીયા ખાત નિર્માણ થનાર એઇમ્સના પ્લાન તૈયાર કરી તેને આખરી ઓપ આપવામાં આવ્યો હતો એઇમ્સની કામગીરી સંભાળતા મદદનીશ કલેક્ટર ઓમ

વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે દિલ્હીની ટીમે સંતોષ વ્યક્ત કર્યો હતો તથા જરૂરી સૂચનો પણ કર્યા હતા કચ્છમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્તરનો એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પ યોજાશે

એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન ખાસ કરીને યુવાનોને રાષ્ટ્રીય વિચારધારામાં જોડવા દેશભરમાં વિવિધ સ્થળોએ આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે કચ્છમાં જાન્યુઆરી મહિનામાં શેઠ સુંદરજી વલ્લભદાસજી કોલેજના યજમાન પદે આ કેમ્પ યોજાશે આ કેમ્પમાં એનસીસી કેડેટ્સ ઉપરાંત અન્ય યુવાનો ભાગ લેશે જેમાં દિવસભર અલગ અલગ થીમ પર પ્રવૃત્તિ કરાવવામાં આવશે

યુનિવર્સિટીના વિશાળ કેમ્પસમાં સામૂહિક ગીતગાન સાથે ઉજવણીનો પ્રારંભ કરાશે આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટેના વિદ્યાશ્રી સેન્ટરનું ઉદ્વાટન કરાશે યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં જ સોવિનિયર શોપ સેન્ટર ઊભું કરાયું છે જેમાં યુનિવર્સિટીના લોગો સાથેની તમામ વસ્તુઓ વિદ્યાર્થીઓને ઓછી કિંમતે અપાશે

આણંદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે બાળકોના વિકાસ માટેની જે સામાજિક સમસ્યાઓ છે તેના નિરાકરણ તથા સામાજિક જાગૃતિ લાવવા અને બાળકોના સારા ભવિષ્યના નિર્માણના ઉદ્દેશ સાથે ચૌદમી નવેમ્બરથી વીસમી નવેમ્બર દરમિયાન યાઈલ્ડ લાઈન સે દોસ્તી અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વોકેથોન હસ્તાક્ષર અભિયાન શેરી નાટક નિબંધ સ્પર્ધા સ્વચ્છતા અભિયાન સહિત બાળ સુરક્ષા અને બાળ અધિકાર અંગે લોકજાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા

પાટિલ સહિત ના અગ્રણીઓ ત્યાં હાજર હતા

તેમણે ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રમાં વિશ્વભરમાં ચમકી રહેલુ સુરત બાસ્કેટબોલમાં પણ ઝળહળતી સિદ્ધિઓ હાંસલ કરે તેવી આકાંક્ષા વ્યક્ત કરી હતી